એસ ટી તથા રેરાના કારણે રીઅલ એસ્ટેટ ક્ષેત્ર ફરીથી જોમવંતુ બનવા લાગ્યું છે આજે નવી દિલ્હીમાં બાધકામ ક્ષેત્રમાં નવા ઉદ્યોગસાહસિકીના ક્રેડાઇ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં શ્રી નાયડુએ બાંધકામ ક્ષેત્રે પારદર્શક નિયમનકારી વ્યવસ્થા જરૂરી હોવાનું જણાવ્યું હતું તેમણે બાંધકામ ક્ષેત્રને દેશના અર્થતંત્રનો મહત્વનો હિસ્સો ગણાવ્યો છે બાંધકામ ક્ષેત્ર દેશના જી ડી પી

અને રોજગારીની તકોના નિર્માણમાં બાંધકામ ક્ષેત્ર દેશમાં બીજા ક્રમાંકનું ક્ષેત્ર છે ઉપરાષ્ટ્રપતિએ બાંધકામ ક્ષેત્રે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ કરવા ઉપર ભાર મૂક્યો હતો

આ અંગે સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ કચ્છના નખત્રાણા અબડાસા તથા લખપત તાલુકાના રસ્તાના વીસ કામને જોબ નંબર ફાળવવામાં આવ્યા છે તેમજ ટૂંક સમયમાં જ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નાયબ મુખ્યમંત્રી અને માર્ગ મકાનમંત્રી શ્રી નીતિન પટેલે વિકાસ કાર્યોને મંજૂરી આપી હોવાનું જાણવા મળે છે

ભરાડાએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જાહેર હિત તથા વહીવટી નિયમો અનુસાર બદલી હુકમો જારી કર્યા છે

જેની તમામ સબંધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓએ નોંધ લેવા જિલ્લા પુરવઠા અધિકારીકચ્છ ભુજની યાદીમાં જણાવ્યું છે